પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

આપવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તબીયત સુધારા

તબીબી અભ્યાક્રમોમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા શાંતીપુર્ણ રીતે સંપન્ન

મુખ્યમંત્રીએ આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને ઉત્સાહપૂર્વક જોડાવા આહવાન કર્યું છે રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના સમજૂતી કરાર પણ કરવાની છે

જ્યારે અન્ય જિલ્લા ખાતે પોરબંદરના એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે

અન્ય હોસ્પિટલમાથી દર્દીની હાલત નાજુક થયા પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંથી છૂટા કરીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગઇરાત્રે તેઓનું અવસાન થયું હતું

એક સત્તાવાર નિવેદનમાં એઇમ્સના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રીને સંસદ સત્રની શરૂઆત પહેલા તબીબી તપાસ માટે દાખલ કરાયા છે

પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સોમનાથ અને અમદાવાદથી બે ખાસ ટ્રેનો ચલાવી હતી

પરીક્ષા કેન્દ્રો ઉપર વહેલી સવારથીજ વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી પહોંચ્યા હતા

જોકે સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ બાદ થર્મલ ગનથી તમામનું તાપમાન માપીચેક કરયા બાદ અંદર જવા દેવામાં આવ્યા હતા

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રીંગ રોડ નિર્માણની પક્રિયા ખૂબ જ જટીલ હતી જમીન સંપાદન મંજૂર થયેલ મકાનોના એલોટમેન્ટ બદલવા અને દબાણો સહિતના પ્રશ્નો નડતરરૂપ હતા ત્યારે સરકાર દ્વારા તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવી ઓછા ખર્ચે ઝડપી કામગીરી થાય તેવું નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું માત્ર રીંગ રોડ જ નહી પરંતુ ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

રાજ્યમંત્રીશ્રીએ ભાવનગરની જનતાને આ પ્રસંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે જો ભાવનગરને અન્ય શહેરોની માફક આધુનિક બનાવવું હશે તો લોકોએ ભાવનગર મહાનગરપાલિકાને પોતાનો કરવેરો સમયસર ભરી દઇ શહેરની વિકાસયાત્રામાં સહભાગી થવું જોઇએ

શહેરની કેપિટલ ક્રિએટીવ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તે બંધ રાખવાની ક્લબના પ્રમુખ મુકેશ પટેલે જાહેરાત કરી છે

રાજયના પુરા દરિયા કિનારા ઉપરાંત રાજસ્થાનની દક્ષિણે સમુદ્રની સપાટીથી સાડા ચાર કિલોમીટર ઉચે સુધીના આ ચક્રવાતી હવામાનના લીધે આજ રાતથી અઢારમી તારીખની સવાર સુધીમાં લગભગ સમગ્ર રાજયમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ ચાલુ રહેવાની શકયતા છે

વરસાદની સાથે વીજળી પડવાની પણ શકયતા છે દરમ્યાન અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને એકથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે તેમજ હેમાળ ગામે મોબાઈલના ટાવર પર વીજળી પડી હતી ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજુલા જાફરાબાદ ખાંભા સહિતના તાલુકાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે ભારે વરસાદથી પટેલપરા વિસ્તાર ડેડાણ ગામથી વિખૂટો પડ્યો હતો

તાતણીયા ગામે વીજતાર પર વીજળી પડતા લોકોના ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા છે એક યુવાન ચાર્જ લગાવીને મોબાઈલમાં ગેમ રમતો હતો ત્યારે જ વીજળી પડતા તેના આંચકો લાગ્યો હતો